વિદેશમંત્રી એસ

પ્રધાનમંત્રીના ભૂતપૂર્વ અગ્ર સચિવ નુપેદ્ર મિશ્રાની નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઈબ્રેરીની કારોબારીના પરિષદના અધ્યક્ષ તરીકે નિમણૂંક કરવામાં આવી છે એન્ફોર્સમેન્ટ વિભાગે આવકના જાણીતા સોફીત કરતાં વધારે મિલકતના કેસમાં બહુજન સમાજ પક્ષના ભૂતપૂર્વ મંત્રી રંગનાથ મિશ્રાની પાંચ કરોડ રૂપિયાના અસ્કાયામતો ટાંચમાં લીધી છે

તેઓ ગઈકાલે કોઝીકોડે ખાતે કેરલ સાહિત્ય મહોત્સવમાં બોલી રહ્યા હતા તેમણે કહ્યું કે કોઈપણ રાજ્ય સી

ધારાનો વિરોધ કરી શકે છે તેના વિરોધમાં વિધાનસભામાં ઠરાવ પસાર કરી શકે છે તેમજ આ કાયદો પાછો ખેંચવા કેન્દ્ર સરકારને અનુરોધ કરી શકે છે પણ આ કાયદો અમલમાં નહીં મૂકાય તેમ કહેવાથી સમસ્યાઓ વધશે

આ કાર્યવાહીમાં મિશ્રા અને તેમના પરિવારજનોના નામે અલ્હાબાદના ટાગોર ટાઉન ખાતે આવેલ પ્લોટ ટાંચમાં લેવાથો છે જેની કિંમત પાંચ કરોડ રૂપિયા આંકવામાં આવી છે

આઈ આર નોંધી હતી